પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચ છે રાજ્યમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કેન્રોને પર સમગ્ર એપ્રિલ માસ દરમ્યાન કોરોનાની રસી અપાશે

ે પ્રભુ ઇસુનો નિર્વાણ દિન ગુડફાઇડે સમગ્ર વિશ્વની સાથે રાજ્યમાં પણ પરંપરાગત શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે ૈ આવતીકાલથી બે દિવસ ફરી તીવ્ર ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

દેશવ્યાપી રસીકરણ ઝુંબેશને ઝડપી બનાવવા મહત્વના પગલા તરીકે કેન્દ્ર સરકારે આ મહિનાના તમામ દિવસોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કેન્દ્રોને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે જેમાં સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓ સહિત મહિનાના બધા જ દિવસોમાં આ તમામ કેન્દ્રોમાં કોવિડની રસી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિગતવાર વાતચીત પછી આ પગલું લેવામાં આવ્યું છે જેથી વધુને વધુ લોકો રસીકરણની સુવિધાનો લાભ મેળવી શકે દેશમાં રસીકરણના કામની નિયમિત દેખરેખ અને સમીક્ષા કરવામાં આવી રહી છે તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે

જેમાં મોટી સંખ્યામાં લોકોએ કોરાના સામે રક્ષણ આપતી રસી મૂકાવી હતી લાભાર્થીઓએ રસીકરણ બાદ રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનાથી કોઈ આડ અસર થતી નથી તેમ જણાવી અન્ય વ્યક્તિઓને કોરાના રસી મુકાવવા અપીલ કરી હતી

જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકારે મોડાસા તેમજ જિલ્લાના વિવિધ વેક્સિન સેન્ટર પર જઈને લોકો સાથે વાતચીત કરી હતી અને વેક્સિન સેન્ટર ખાતે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું

સુરેન્મનગર જિલ્લાના લીમડીમાં આજે સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને એકબીજાનો સંપર્ક ટાબ્યો હતો મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આજથી પંદર દિવસ સુધી બજારો બંધ કરાવવામાં આવ્યા

આ બજારોને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી તંત્ર દ્વારા બજારો બંધ કરાવવામાં આવ્યા છે સુરત કમિશનર અપીલ સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે

ડાંગ જિલ્લામા કોરોનાના નવા પાંચ કેસો સામે આવ્યા છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શિક્ષમ બોર્ડના સચિવ ડી

પટેલે આજે ગાંધીનગરમાં બહાર પાડેલી સત્તાવાર યાદીમાં આ સ્પષ્ટતા કરી છે

દાંડીયા ત્રા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત બારમી માર્ચના રોજ અમદાવાદથી શરૂ થયેલી દાંડીયાત્રા આજે બાવીસમાં દિવસે છાપરભાઠા ગામેથી નીકળી ઉધના ખાતે આવી પહોંચી છે

શ્રી સવાંતે બેલ્જિયમ સ્કવેરથી ઉધના ત્રણ રસ્તા સુધીના માર્ગ ઉપર પદયાત્રામાં જોડાઈ પદયાત્રીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય વિવિક પટેલ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા ગાંધીજી અમર રહો વંદે મારતમના નારાઓ સાથે દાંડીયાત્રિકોનું ઠેર ઠેર ફ્લહાર સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું

આઈ ચર્ચ મંડાળા ખાતે ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા કોરોનાને કારણે ધાર્મિક સ્થળો પર ઓછી સંખ્યામાં સાદાઈથી વિશેષ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર માનવ જાતને પ્રેમનો સંદેશ આપનાર ઈસુના વધઃસ્તંભ ઉપર મૃત્યુના દિવસને ગુડ ફા ઇડે પવિત્ર શુક્રવાર તરીકે મનાવામાં આવ્યો હતો સમગ્ર ખ્રિસ્તી સમુદાયનાં લોકો એમ માને છે કે માનવ જાતના પાપો માટે ઈ સુ વધઃસ્તંભ પર જડાયા હતા કેટલાક ધાર્મિક સ્થળના સંચાલકો દ્વારા સોશીયલ મીડીયાના માધ્યમથી પ્રભુ ઈસુના બલિદાન અંગે વિશેષ સંદેશો પાઠવવામાં આવ્યો હતો દમણના ચર્ચમાં પણ કોવિડના નિયમોનું પાલન કરવાની સાથે ગુડ ફાઇડેની પ્રાર્થના કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં પણ ગુડફાઇડે પરંપરાગત શ્રદ્ધા સાથે મનાવવામાં આવ્યો હતો ગરમી રાજ્યમાં આવતીકાલે અને રવિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પ્રકોપ ફરી વધે તેવી શક્યતા છે

અન્ય તંદુરસ્ત લોકોને પણ બપોરે બહાર નીકળવું જ પડે તો માથું ઢાંકેલું અને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા હળવા રંગનાં સુતરાઉ કપડાં પહેરીને અને ઘરેથી ખૂબ પાણી પીને જ નીકળવાની સલાહ અપાઈ છે રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની અને ગરમી હોય તેના કરતાં વધુ હોવાનો અનુભવ થવાની શક્યતા છે

એમ નાયક હેલ્થકેર કોમ્પ્લેક્સ નવસારી ખાતે કેન્સર હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

જનીન તત્વોની વિશિષ્ટ રચનાના કારણે વ્યક્તિમાં આવતી આ જન્મજાત અસામાન્યતાના કારણે વ્યક્તિ પોતાની જાતમાં જ લીન રહે છે ને સમાજથી અળગો રહે છે ઓટીઝમ કોઇ રોગ કે બિમારી નથી પણ વ્યક્તિની અસામાન્યતા હોવાથી સમાજ જેને વ્યવહારૃ આચાર વિયાર કહે છે તે સ્વાભાવિક વાણી વર્તન તેનામાં આપતાં નથી સમાજ આવાં બાળકો કે પુખ્તવયના સ્રીછે પુરુષોની અવગણના ન કરે તે હેતુથી દર વર્ષે બીજી એપ્રિલે ઓટીઝમ દિવસ મનાવવામાં આવે છે વ્યક્તિ જો ઓટીઝમ એટલે કે સ્વલિનતાનાં લક્ષણો હોય તો પરિવારના સભ્યો અને સમાજ તેની વિશેષ કાળજી લઇને તેને મહદ્ અંશે મુખ્ય પ્રવાહમાં લાવી શકે છે બાળકીના માનસિક અને સાંસ્કૃતિક વિકાસમાં વિવિધ વિષયનાં પુસ્તકો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે સમગ્ર વિશ્વમાં બાળકની ઉત્કંઠાને પ્રેરતાં પુસ્તકો લખાય ચિત્ર વાર્તાઓ તૈયાર થાય તે માટે વધુ જાગૃતિ લાવવા બાળ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે કોરોના જેવી મહામારીમાં તો બાળકો મોબાઇક કે કમ્યુતિટરના બદલે પુસ્તકો વાંચીને પોતાની જ્ઞાનની સીમાઓ વિસ્તારે અને સ્વ ના વિકાસની સાથે સમાજના વિકાસમાં યોગદાન આપે તે માટે દુનિયાભરની સરકારો બાળસાહિત્યના લેખકોને પ્રોત્સાહન આપે છે દેશમાં પણ ચીલ્નન બૂક ટ્રસ્ટ સંસ્થા આ પ્રવૃત્તિ કરે છે

છાશ કેન્ક્ વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે કામ કરતી સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા શહેરના વાદીપરા ખાતે મુંબઈના હરેશભાઈ રાવના સૌજન્યથી વિનામૂલ્યે છાશ કેન્દ્ર શ રૂ કરવામાં આવ્યું છે એપ્રિલ મે અને જૂન એમ ત્રણ મહિના સુધી વિધવા બહેનોને દરરોજ તાજી છા શનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે છાશ કેન્દ્રના શુભારંભ પ્રસંગે મુંજાલ વિરેન્દ્રભાઈ આચાર્ય રાજેશભાઈ રાવલ વિજય ભાઈ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા